પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ સારવારની સ્થિતીની ગઇકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી

આ ઉપરાંત દરેક જિલ્લા અને મહાનગરોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પણ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

મુખ્યમંત્રીએ રાજ્યમાં મોબાઇલ મેડીકલ વાન ઘનવંતરી રથ દ્વારા નાગરિકોને ઘર આંગણે ઓ પી ડી

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમ જ ગૃહ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા આજે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીક઼ષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી થઈ રહી છે જોકે કોરોનાના કારણે તમામ મંદિરોમાં બાળકનૈયાના પ્રત્યેક્ષ દર્શનનો લ્હાવો નહીં મળી શકે કોરોનાનો ફેલાવો રોકવા સરકારે તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે સરકારના આ આદેશના પગલે જગતમંદિર દ્વારિકા કાળિયા ઠાકરનું તીર્થધામ ડાકોર સહિત અનેક મંદિરોમાં ગસ્યાગાંઠ્યા પૂજારીઓ દ્વારા જ પૂજન અર્ચન કરવામાં આવશે અને ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે

જન્માષ્ટમી નિમિત્તે રાજ્યભરમાં ભરાતા મેળા પણ રદ કરવામાં આવ્યા છે તેના લીધે લોકોને હવે ઘરે જ રહીને આ મંદિરોમાં શામળિયાનો જન્મોત્સવ ઓનલાઈન જોવો પડશે સરકારે તહેવારોની ઉજવણી પણ સામાજિક અંતર જાળવીને કરવાની સૂચના આપી છે જન્માષ્ટમી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ વગેરે અગ્રણીઓએ સૌને શુભેચ્છા પાઠવી છે રાજ્યની ઉત્તરે રાજસ્થાનની સરહદે અને મધ્ય ભારતના આકાશમાં ઉભું થયેલું ચક્રવાતી વરસાદી હવામાન ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે તેની સાથોસાથ વધુ એક વરસાદી સિસ્ટમ બંગાળના અખાતમાં પણ આકાર લઈ રહી છે આ હવામાનની અસર હેઠળ રાજ્યના વલસાડ જિલ્લામાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ તથા દાદરાનગરહવેલી વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ હવામાન આવતીકાલે આગળ વધીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં પહોંચવાની શક્યતા છે પરિણામે ગુરૂવાર સવારથી શુક્રવાર સવાર સુધીમાં આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે

માછીમાર ભાઈઓને દરિયો નહીં ખેડવાની સલાહ અપાઈ છે વેધર વોચ ગૃપનો વેબીનાર ગઇકાલે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો

આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં પણ મોકલવામાં આવશે

ભારે વરસાદની આગાહીના પગલે તમામ વિભાગોએ સયેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે

સી એફ ટી પાણીનો સંગ્રહ છે

રાજ્યમાં કોરોનાને હરાવી સાજા થનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

બનાવને પગલે ગામના તમામ પશુધનને રસિ આપવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા શરૂ કરાઇ છે ગામના સરપંચ અને માલધારીઓ દ્વારા રજુઆત કરતા પશુઓનુ રસીકરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે પશુપાલન વિભાગ દ્વારા અહીના માલઢોરનુ રસીકરણ થાય અને તેના પર સતત દેખરેખ રહે તે માટે કર્મચારીઓને સાવધાન રખાયા છે

આ યોજનાની સારી કામગીરી ચાલી રહી છે હર ઘર જળ યોજના સાકાર થઇ રહી છે નાના લોકોના ઘર સુધી પાણી પહોયી ગયુ છે અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરવડી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા રામપરા કોવાયા અને વડ ગામમાં પાણી ધૂસી ગયા હતા

આ બાબતે અગાઉ પણ સંકલનમાં આ પ્રશ્ને રજૂઆત કરવામાં આવ્યો હતો વરસાદ થતાં અને પાણી છોડવામાં આવતા જમીનમાં પાણી ધૂસી ગયા હતા અને પાણીના નિકાલના અભાવે કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ દ્વારા મંત્રી જિલ્લા કલેકટર તેમજ પંચાયત મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી રાજુલા તેમજ પ્રાંત કલેકટર રાજુલા અને મામલતદારને પત્ર પાઠવી રજૂઆત કરી છે અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂર્ણિમાનો મેળો કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાનના વહીવટદારના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો ભાદરવા સુદ અગ્યારશથી પૂનમ સુધી યોજાતો હોય છે આ મેળામાં લાખો યાત્રાળુઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવે છે

આ ઉપરાંત કોરોનાના કાળમાં જાહેર આરોગ્યની જાળવણી અર્થે પગપાળા યાત્રાઓ પદયાત્રિકો માટેના સેવા કેમ્પ શોભાયાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે હુકમ કર્યો છે